રાષ્ટ્રીય એકતા દિવસની રાજ્યભરમાં ઉજવણી તમામ જિલ્લાઓમાં એકતા દોડનું આયોજન કરાયું કેવડિયા ખાતે યોજાયેલા ટેકનોલોજી પ્રદર્શન સ્થળનું પ્રધાનમંત્રીએ ઉદગાટન કર્યુ જેમાં ઘાતક બિન ધાતક શસ્ત્રો અને આધુનિક ટેકનોલોજી પ્રદર્શિત કરવામાં આવી

મુખ્ય કાર્યક્રમ સરદાર એકતા સ્મારક કેવડીયા ખાતે યોજાયો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કેવડિયા ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના ઉજવણી કાર્યક્રમામાં સહભાગી થયા હતા કેવડીયા પહોંચી સરદારની પ્રતિમાને પુષ્પાજલિ અર્પણ કરી હતી અને તેમના કાર્યક્રમનો શરૂઆત નાગરિકોને એકતા શપથ લેવડાવી કરી હતી ભારત સામે યુધ્ધ નહિં જીતી શકતા તત્વો આપણી રાષ્ટ્રીય એકતા તોડવાના કાવતરાં કરે છે પરંતુ સદીઓ જૂની એકતા કોઇ તોડી શકવાનું નથી ઇતિહાસ પણ નોંધે છે કે કુછ બાત હૈ કી મીટતી નહિં ફસ્તી હમારી કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આમ જણાવ્યું હતું

મહેસાણા જિલ્લાના પ્રજાજનોને આ ઐતિહાસિક દોડ માટે નાયબ મુખ્યમંત્રીશ્રીએ હાર્દિક શુભકામના અને અભિનંદન પાઠવ્યા હતા

આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી રીટાબેન પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી અશોકભાઇ પટેલ વિધાનસભાના સચિવ શ્રી ડી

પોલીસ અને અર્ધલશ્કરી દળો દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ પ્રદર્શનો છે જેમાં ઘાતક અને બિન ઘાતક શસ્ત્રો અને આધુનિક ટેકનોલોજીપ્રદર્શિત કરવામાં આવી છે

ગૃહ મંત્રાલયનાં પ્રદર્શનમાં જાતિગત અપરાધો પર રાષ્ટ્રીય આંકડા ઇ મુલાકાત અને અન્ય ડિજિટલ પહેલો દર્શાવવામાં આવી હતી

પ્રધાનમંત્રીએ ગુજરાત પોલીસનાં પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી જેમાં વિશ્વાસ પ્રોજેક્ટ અને સંબંધિત આધુનિક ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે

પ્રધાનમંત્રીને આ પ્રકારના પ્રથમ એવા એક સપ્તાહના અનોખા ફાઉન્ડેશન કોર્સના આરંભ પ્રસંગે ટ્રંકી માહિતી આપવામાં આવી હતી